આગામી દિવસોમાં પણ તેની માંગ વધી શકે છે ઉપરાંત રેમડેસીવીરના તમામ ઘરેલું ઉત્પાદકોએ તેમની દવાનો જથ્થો રાખનાર અને આ દવાના વિતરકોની વિગતો પૂરી પાડવાની સલાહ આપવામાં આવી છે તેમજ રેમ ડેસીવીરની સંઘરાખોરી અને કાળા બજાર સામે અસરકારક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે

ભારતમાં સાત કંપનીઓ રેમ ડેસીવીર ઈન્જેક્શન બનાવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનનો આરંભ કરાવતા બધા જ લોકોને ચાર સિદ્ધાંતોનું પાલન કરવા અપીલ કરી છે

ઇય વન ટ્રીટ વન એટલે કે જેઓની પાસે જાણકારીનો અભાવ છે તેઓની કોરોના સારવારમાં યોગ્ય સહાયરૂપ બને

કોઇપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવવાની જવાબદારી પરિવાર કે સમાજના લોકો કરે

પ્રકાશ જાવડેકર માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે તમામ લોકોને આજથી ચૌદ એપ્રિલ સુધી યોજાનારા સઘન રસીકરણ ઝુંબેશ માટે ટીકા ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે શ્રી જાવડેકરે લોકોને કોવિડ વિરુદ્ધ આ અભિયાનનો ભાગ બનીને પોતાની અને તેમના પરિવારોની સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ રાજ્યોને તે સંદર્ભે યોગ્ય પગલા ભરવા જણાવ્યું છે પાટણ સીએમ બેઠક ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ ગઈ

આ ઉપરાંત જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વધારવામાં આવશે તથા કન્ટેઈન્ટમેન્ટ ઝોનનું કડક પાલન થાય એવી સૂચનાઓ પણ સબંધિતોને આપવામાં આવી છે તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈંજેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહે શાંતિપુર અને ઉત્તર ચોબીસ પરગણા ખાતે રોડ શોમાં ભાગ લીધો હતો આજે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના શાંતિપુરમાં પત્રકારો સાથે વાતયીત કરતા શ્રી શાહે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય દળોનો ઘેરાવ કરવાની સલાહ બદલ બંગાળના લોકોની માફી માંગવી જોઈએ તેઓ કૂચબિહાર જિલ્લામાં સીતલકુચીની ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં ગઈકાલે વિધાનસભાની યૂંટણીના ચોથા તબક્કા દરમિયાન પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા મમતા બેનર્જી બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વીડિયો કોન્ફરન્સના મધ્યમથી સીતલકુચીના મૃતકોના પરિવાર સાથે વાતયીત કરી હતી

સિલિગુડીમાં પત્રકારો સાથેની વાતચીતમાં મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે સીઆઈએસએફના જવાનોને ભીડને કાબૂમાં રાખવા માટે તાલીમ આપવામાં આવી નથી

સહાયક એસોસિએશન ફોર પોલિટિકલ કેદીઓના મત મુજબ મૃત્યુ પામનારની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે આ ઘટના શુક્રવારે યાંગોન નજીકના બાગો શહેરમાં બની હતી મૃતદેહોને સૈનિકો લઈ ગયા હતા પરંતુ મૃતકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી પ્રત્યક્ષ દર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે સૈનિકોએ ભારે હથિયારોનો ઉપયોગ અને ગોળીબાર કર્યો હતો

આકાશવાણી જમ્મુના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મુસાફરો માટે રહેવાની ક્ષમતા ચાર હજારથી વધારીને દસ હજાર કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે અસરકારક પગલા લીધા છે

હિમાચલ પ્રદેશ કોવિડ હિમાચલ પ્રદેશ સરકાર કોવિડ સંક્રમણને ફેલાતો રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ માર્ગદર્શિકા અને પ્રમાણિત સંચાલન પ્રક્રિયાઓનો કડક અમલ કરશે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આજે શિમલામાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોવિડની સમીક્ષા બેઠક દરમિયાન આ માહિતી આપી હતી

પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમાઇ રહેલી આ મેચમાં સનરાઇઝર્સ હૌદરાબાદના સુકાની ઇયોન મોર્ગને ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનું પસંદ કર્યું હતુ થોડીવાર પહેલા શરૂ થયેલી આ મેચમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કે

આજે બપોરે જૂનાગઢ ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે વૈદિક મંત્રોચ્યાર સાથે ભારતી બાપુને સમાધિ આપવામાં આવી હતી કોરોનાની માર્ગદર્શિકા સાથે ગુરૂગાદી નજીક સમાઘિ આપવામાં આવી ત્યારે સંતગણ અને જૂજ અનુયાયીઓ હાજર રહ્યા હતા

પાર્કિન્સનના કારણે હરવા ફરવાની ગતિ ધીમી પડે છે સ્નાયુ સખત બને છે અને શરીરમાં ધુજારિ થાય છે આખા વિશ્વમાં એક કરોડથી વધુ લોકો પાર્કિન્સન રોગથી પીડાય છે અને ભારતમાં પણ તેની સંખ્યા સતત વધી રહી છે